જ્યારે રાજ્યસભાની બેઠક ગુરુવાર થી યોજાશે

નવરચિત લોકસભાનું આ પ્રથમ સત્ર હોવાથી તેમાં નવા ચુંટાયેલા સાસંદોની શપથવિધિલોકસભાના અધ્યક્ષ ની વરણી રાષ્ટ્રપતિનું સંબોધન તેમજ સામાન્ય અંદાજપત્ર જેવી કામગીરી ફાથ ધરવામાં આવી હતી

સામાન્ય અંદાજપત્ર આગામી પમી જુલાઈ એ ગૃફમાં રજુ કરાશે

મુખ્યમંત્રીશ્રીએ આ યુવા તાલીમી અધિકારીઓને ગુજરાતની સુદ્રઢ કાયદો વ્યવસ્થા સી સી ટી વી

તેમજ ગુજરાત પોલીસદળમાં પારદર્શી ભરતી ઉચ્ચશિક્ષા ધરાવતા યુવાકર્મીઓ તેમજ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પોલીસ દળ સજજ સક્ષમ છે તેમ પણ આ તાલીમી આઈપીએસ યુવાઓ સાથે સહજ સંવાદ સાધતા જણાવ્યું હતું

ભારત અને વિદેશમાં યોગની પહોંચ વધારવા મીડિયાની સકારાત્મક ભૂમિકા અને જવાબદારીને બિરદાવતા મંત્રીએ જણાવ્યું હતું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે યોગનાં સંદેશને ફેલાવવા મીડિયાનાં યોગદાનને બિરદાવવા ચાલુ વર્ષથી પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન એવાયડીએમએસનું આયોજન કર્યું છે જેમાં ત્રણ શ્રેણીઓ હેઠળ તેત્રીસ સન્માન એનાયત થશે

શીતલ વૈશ્નવ વા વાઝા કરછ તરફ આવી રહેલું વાયુ વાવાઝોડું ફાલ ડ્રીપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને કરછ તરફ આવતા તેની તીવ્રતા ઘટી જવાની ફવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

તકેદારીનાં ભાગરૂપે જખૌપોર્ટ તેમજ કંડલા પોર્ટના વિસ્તારો માંથી મોડી સાંજે લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા બીજી બાજુ કરછના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા તો ક્યાંક પવન ક્કાયો હતો

સામાન્ય રીતે ટ્વીટ ફેસબુક અથવા નમોએપ પર માહિતી આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે ઇન્સ્ટાગ્રામ મારફત આ અંગેની માહિતી આપી ફતી તેમણે રેડિયો નો આભાર માન્યો ફતો અને લખ્યું ફતું કે સામાન્ય લોકો ની પાસે તેમનો અભિપ્રાય રજુ કરવાની તક રફેલી છે જે માટે નમો એપ ઉપર સુચના મોકલવા અપીલ કરી છે